તેઓ રાજયસભામાં એક પેટાપ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા

તેમણે કહ્યું કે ખીણ વિસ્તારમાં પત્થરમારાના બનાવોમાં ઘટાડો નોંધાયો છે શ્રી શાહે ઉમેર્યું કે સ્થાનિક વહીવટીતંત્ર આરોગ્યસેવાઓ તથા લોકોને દવાઓનો પૂરતો જથ્થો મળી રહે તે માટેનું ખાસ ધ્યાન રાખી રહી છે તેમણે સભાગૃહને જણાવ્યું કે પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી અને યોખાનો પુરવઠો પૂરતો છે શ્રી શાહે કહ્યું કે બધી જ શાળાઓ શરૂ થઇ છે અને ટેલીફોનની લેન્ડલાઇન સેવા પણ કાર્યરત છે ગૃહમંત્રીએ કહ્યું કે ઉર્દુ અખબારી અંગ્રેજી અખબારો અને ટીવી ચેનલો પૂરેપૂરી રીતે કાર્યરત છે

તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં એનઆરસીની જયારે પણ પ્રક્રિયા ધરાશે ત્યારે ધર્મને બાજુએ રાખીને નાગરિકોના નામ લીસ્ટમાં સમાવાશે રાજયસભામાં એક પેટાપ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે જેઓના નામ આસામના એનઆરસી ડ્રાફ્ટમાં દર્શાવ્યા નથી તેઓને વિદેશી દ્રીબ્યુનલમાં જવાનો હક્ક છે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે નાગરિક સુધારણા ખરડા અને એનઆરસી વચ્ચે કોઇ સંબંધ નથી

આ ખરડા દ્વારા વાણિજ્યિક સેરોગસી પર પ્રતિબંધની જોગવાઇ કરાઇ છે પરંતુ પરોપકાર સેરોગસી માટે સંમતિ આપે છે આ ખરડામાં નેશનલ સેરોગસી બોર્ડ સ્ટેટ સેરોગસી બોર્ડ અને આ સેરોગસીની પ્રક્રિયા અને અમલ માટે થોગ્ય સત્તા વાળી સંસ્થાની નિમણુંક કરવાની જોગવાઇ છે આ વિધેથકને ગઇકાલે આરોગ્યમંત્રી ડોકટર ફર્ષવર્ધને રજૂ કર્યું હતું ચર્ચામાં ભાગ લેતા સુશ્રી કોંગ્રેસના અમી યાજ્ઞિકે કહ્યું કે આ બીલની ખૂબ જ જરૂરિયાત છે પણ હજૂ તેમાં કેટલીક ત્રુટીઓ છે

તેમણે વધુ ચર્ચાવિયારણા માટે આ વિઘેયકને સિલેકટ કમિટી સમક્ષ મોકલવાની માંગણી કરી હતી

લોકસભામાં શૂન્યકાળ દરમિયાન તેમણે પ્રશ્ન ઉઠાવી કહ્યું કે સમુદ્રતટના ધોવાણથી તામિલનાડુની દરિયાકાંઠાની એકતૃતિયાંશ જમીન ગુમાવાઇ રહી છે તેમણે આ પરિસ્થિતિને જોખમી હોવાનું જણાવી કહ્યું કે દેશના દરિયાકાંઠાના વિસ્તારો આ સમસ્યા જોખમનો ભોગ બન્યા છે તેમણે કહ્યું કે સરકાર કોઇ કાયમી ઉકેલ શોધવાને બદલે સમુદ્ર દિવાલ બંધાવી રહી છે

આ વિધેચકનો હેતુ ચીટફંડ ક્ષેત્રને સુવ્યવસ્થિત વિકાસને સુનિશ્ચિત કરીને કરવાનો અને તેમાં આવતા અવરોધોને દૂર કરવાનો છે

સભાગૃહમાં વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ બીલનો મુખ્ય હેતુ સમાજના ગરીબ અને મધ્યમવર્ગીય રોકાણકર્તાઓના ફીતોને જાળવવાનો છે

માઇકલ અને અન્ય સામે બેંગાલુરૂના ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ દ્વારા દાખલ થયેલી યાર્જશીટના અનુસંધાનમાં આ તપાસ કરાઇ હતી

તેમણે કહ્યું કે આવાસનો મતલબ માત્ર યાર દિવાલો જ નથી પરંતુ ત્યાં લોકોને તેમની આકાંક્ષાઓ અને સ્વપ્નાઓને મૂર્તિમંત કરવાનો પણ છે

શ્રી મોદી પરિષદને સંબોધન કરતાં પહેલાં કંટ્રોલર અને ઓડિટર જનરલના કાર્યાલચોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ખુલ્લી મૂકશે આ પરિષદનું મુખ્ય વિષય વસ્તુ ડીજીટલમાં ઓડીટ અને ખાત્રીભર્યા પરિવર્તન અંગેનું છે પેનલ અને જૂથ ચ ર્ચાઓ પણ યોજાશે

બેઠક દરમિયાન રાજકીય પક્ષો તરફથી કેટલાક સૂચનો કરાયા હતા અને ફરિયાદો પણ કરી હતી વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સાથેની બેઠક યાલી રહી છે ચૂંટણી કમિશન અન્ય એજન્સીઓ મુખ્ય સચિવ અને ઝારખંડ રાજયના પોલીસવડા સાથે પણ ચર્ચા વિચારણા કરશે

નવી દીલ્ફીમાં મિડિયા સાથેની વાતચીતમાં પક્ષના નેતા આનંદ શર્માએ કહ્યું કે આ અંગેની બધી જ માહીતી પ્રજાને પૂરી પાડવી જોઇએ જેથી કરીને પ્રજા જાણી શકે કે કયા પક્ષને કેટલી રકમ ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા પ્રાપ્ત થઇ છે તેમણે રીઝર્વ બેન્ક અને ચૂંટણી કમિશન દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડનો વિરોધ કર્યો હતો જેને એનડીએ સરકારે ધ્યાનમાં લીદો ન હતો તેવો આક્ષેપ કર્યો હતો

તેઓએ પ્રદેશમાં સ્થિરતાને આગળ વધારવા માટેની વચનબદ્વતા પણ જાહેર કરી હતી સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને તેમના સિંગાપોરના સમકક્ષ ડો

ઇંગ હેન એ સિંગાપોરમાં યોજાયેલી ચોથી સિગાપોર ભારત સંરક્ષમમંત્રીઓની મંત્રણાની અધ્યક્ષતા કરી હતી બંને મંત્રીઓએ બંદર ક્ષેત્રે સહકાર વધારાયો છે એની પ્રશંસા કરી હતી શ્રી સિંહે ભારતની ડિફેન્સ ટેસ્ટીંગ ઇન્ફાસ્ટ્રકચર સ્કીમ હેઠળ બંને દેશોની સંયુક્ત ટેસ્ટ ફેસીલીટીઝની રચના કરવાની દરખાસ્ત કરી હતી

મેગા ઇવેન્ટને ખુલ્લો મુકયા બાદ કેન્દ્રિય માફીતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભારતે ફિલ્મો દ્વારા વિશ્વને તેની ક્ષમતા બતાવી છે તેમણે કહ્યું કે ભારતીય ફિલ્મોને વિશ્વભરમાં પસંદ કરાઇ રહી છે તેમજ દર્શકોનો પણ સારો એવો વધારો થયો છે શ્રી જાવડેકરે કહ્યું કે સરકારે સિંગલ વિન્ડો શરૂ કરી છે જેના દ્વારા ફિલ્મની મંજૂરી એક જ જગ્યાએથી ઉપલબ્ધ બની છે